થરાદ રાધનપુર ખેરાલુ બાયડ અમરાઈવાડી અને લુણાવાડા એમ છ બેઠકો ઉપર થનારી પેટા ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્નાએ જણાવાયું હતું કે તમામ બેઠકો માટે ઈવીએમ અને વીવીપેટની ચકાસણી થઈ ગઈ છે અને કર્મચારીને તાલિમ અપાઈ ગઈ છે

અગાઉ આજે એન્ડીજાન વિમાનમથકે ઉઝબેકીસ્તાન ખાતેના ભારતના રાજદૂત અને અન્ય અગ્રણીઓએ શ્રી રૂપાણી અને રાજય પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યુ હતુ

શ્રી રૂપાણી ઉઝબેકીસ્તાનમાં પ્રથમવાર યોજાઇ રહેલા ઓપન એન્ડીજાન આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ મંચની બેઠકમાં ભાગ લેશે એન્ડીજાન શહેરમાં એક માર્ગનું નામાભિધાન સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ કરાયુ છે આ માર્ગ ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ શ્રી રૂપાણી આજે કરશે તેઓ ઉઝબેકના મુકત દવાઉદ્યોગ વિસ્તારની મુલાકાત લઇને કેડિલા ફાર્માનું ઉદઘાટન કરશે શ્રી વિજય રૂપાણી ફિકકીના મહિલા સંગઠન દ્વારા આયોજીત મહિલા ઉપ સમિતીની બેઠકમાં સંબોધન કરશે તથા બે કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાચેલી શારદા યુનિવર્સીટીનું ઉદઘાટન કરશે આવતીકાલે શ્રી રૂપાણી સમરકંદ યુનિવર્સીટીના ભારત અભ્યાસ કેન્દ્રની મુલાકાત લેશે

બાવીસમી ઓકટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તાશ્કંદની ખાતેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના સ્મારકની મુલાકાત લઇને શાસ્ત્રીજીને ભાવભીની અંજલી આપશે

આ સ્થળોએ પ્રવાસીઓને મનોરંજન આપવાની સાથે તેમની સલામતી પણ સુનિશ્ચિત કરાઇ છે આ જળરમતોમાં વોટર સ્ફૂટર સ્પીડ બોટ બમ્પર રાઇડ બીય પેરાસેલીંગ જેવી રમતોનો સમાવેશ થાયછે ધરતીકંપ જામનગર જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના કેટલાક ગામોમાં ગઇકાલે રાત્રે ધરતીકંપના હળવા આંચકાઓ અનુભવાયા છે

બાંગા બેરાજા ખાનકોટડા સહિત ઘણાં ગામોમાં ધરતીકંપના આંચકાઓ અનુભવાતા લોકો ગભરાઇને ઘરની બહાર નીકબ્યા હતા અગાઉ બે દિવસ પહેલા કાલાવાડ તાલુકાના કેટલાક ગામોમાં ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા

તેઓ આવતીકાલે સોમનાથ મંદિરમાં પૂજા અર્યના કરશે